તાશ્કંદમાં લાલબહાદુર શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

આવતીકાલે મતગણતરી હાથ ધરાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં મહાત્મા ગાંધી જીવન કવન પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યુ હતું

તેમને દરિદ્રનારાયણના ઉત્થાન સાથે સત્ય અહિંસા પર્યાવરણ સુરક્ષા અને સ્વછતાનો જે સંદેશ આપ્યો છે તે કોઇ એકાદ રાષ્ટ્ર દેશ નહિ પરંતુ સમગ્ર વિશ્વની માનવજાત માટે આજે પણ એટલો જ પ્રસ્તુત છે આ પ્રદર્શન ઉદ્દઘાટન અવસરે એક ઉઝબેક યુવકે પૂજ્ય બાપૂને પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કઠીએ ની ભાવસભર રજૂઆત કરી સૌને મૃગ્ધ કર્યા હતા મુખ્યમંત્રીશ્રીએ આ યુવકને વિશેષ અભિનંદન આપ્યા હતા

તેમણે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝ સાથે સંવાદ પણ કર્યો હતો શ્રી વિજયભાઇ રૂપાણીએ આ યુનિવર્સિટીમાં જે ગ્લોબલ એજ્યુકેશન ઇન્ફાસ્ટ્રકચર ફેસેલીટીઝ ઉપલબ્ધ છે તેનો લાભ લઇને આવનારા જમાનાને અનુરૂપ શ્રેષ્ઠ ટેકનોલોજીયુકત જ્ઞાન કૌશલ્યથી સજ્જ થવાની પ્રેરણા યુવાછાત્રો સાથે વાતચીત દરમ્યાન આપી હતી મુખ્યમંત્રીશ્રીએ ત્યારબાદ તાશ્કંદમાં બિનનિવાસી ગુજરાતી ઊદ્યોગ સાહસિક સતિષ વિજય વર્ગીયની ફાર્માસ્યુટિકલ કંપની સિરીન હેલ્થકેરની પણ મૂલાકાત લીધી હતી અગાઉ ઉઝબેકિસ્તાનના પ્રવાસના ચોથા દિવસના પ્રારંભે મુખ્યમંત્રીએ તારકંદ ખાતે લાલ બહાદુર શાસ્ત્રી સ્ક્લની મુલાકાત લઈ તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી

ગઇકાલે યોજાયેલું મતદાન એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે કોઈપણ અનિચ્છનીય બનાવ બનેલ નથી

તમામ બેઠકોની પેટાચૂંટમી ઇ

દ્વારા ગઇકાલે યોજાઈ હતી મતગણતર આવતીકાલે હાથ ધરાશે બપોર સુધીમાં પરિણામો જાહેર થશે જામનગર ખાતે રાજ્યપાલશ્રી આયાર્ય દેવવ્રતએ સહપરિવાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને સૈન્યની ત્રણે પાંખોની મુલાકાત લીધી હતી જ્યાં તંત્ર દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું રાજ્યપાલશ્રીએ પ્રથમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચી રિલાયન્સના ગ્રીન બેલ્ટની મુલાકાત લીધી હતી તેમજ ઈન્ડસ્ટ્રીની વિવિધ કામગીરી નિફાળી હતી ત્યારબાદ એરફોર્સ ખાતે કમાન્ડિંગ ઓફિસર એરફોર્સ જામનગર એર કમાન્ડરશ્રી વી એમ રેડ્ડી દ્વારા રાજ્યપાલશ્રીનું સ્વાગત કરાયું હતું સંરક્ષણ દળોની મુલાકાતમાં રાજ્યપાલશ્રીએ ત્યારબાદ જામનગર ખાતેના થલસેનાના મુખ્યાલયની મુલાકાત લીધી હતી જ્યાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા થલસેના કેટલા અંશે જાગૃત છે અને સજ્જ છે તે માટેના તેના હથિથારો તેની ટ્રેનિંગ વગેરેને જોઈ અને તેની સમીક્ષા પણ કરી હતી ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે

શ્રી વાઘાણીએ દાવો કર્યો છે કે છ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થશે શ્રી વાઘાણી તમામ પેટાચૂંટણીઓમાં શાંતિપૂર્ણ મતદાન કરવા બદલ જનતાનો આભાર માન્યો છે શ્રી વાઘાણીએ ગુહમંત્રી શ્રી અમિત શાહને ગુજરાત ભાજપના કાર્યકરો અને જનતા વતી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા અનેક સત્કાર્ય હાથ ધરાયા હતા રક્તદાન શિબિરથી માંડી દવાખાનામાં ફળનું વિતરણ કરવા જેવી માનવસેવા કરવા માટે ભાજપ કાર્યકરો ઉમટી પડ્યા હતા સોમનાથ મંદિરમાં આ નિમિત્તે વિશેષ પૂજા યોજાઇ હતી મિઠાઇ તથા ફરસાણના વેપારી કે નિર્માતાએ કયા પ્રકારના ઘી તથા તેલમાંથી તેનું ઉત્પાદન થયું છે તે બોર્ડ ઉપર લખી ગ્રાહકને માહિતગાર કરવા પડશે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર હેમંત કોશિયાના જણાવ્યા પ્રમાણે તેલ તથા ઘીની ગુણવત્તા તથા શુદ્ધતાનો અંદાજ ગ્રાહક બાંધી શકે તે માટે વેપારીને પારદર્શક બનવા ફરજ પાડવામાં આવી છે દિવાળીના તહેવારમાં મિઠાઇ અને ફરસાણ ઉપરાંત ચોકલેટ દૂધ ઘી માવો વગેરેની ખપત મોટા પ્રમાણમાં થતી હોવાથી જન આરોગ્યને ધ્યાનમાં રાખી કડક પગલા ભરવા તંત્ર સજ્જ બન્યું છે શ્રી કોશિયાએ ઉમેર્યું છે કે દૂધની તમામ બનાવટનું વેચાણ કરતી વખતે ગ્રાહકને વાકેફ કરવા પડશે કે તે કેટલા દિવસ સુધી ખાવા માટે સલામત છે જૂના અને વારંવાર ઉકાળેલા તેલમાં ફરસાણ તળવા ઉપર પ્રતિબંધ મુકાયો છે જ્યારે રંગ અને સ્વાદવર્ધક હોય તેવી કૃત્રિમ સામગ્રી તંત્ર દ્વારા માન્ય હોય તે સ્રોતમાંથી મેળવેલી હોવી જોઇએ માંડવા અને સમિયાણા બાંધી મીઠાઇ ફરસાણ વેચતા વેપારીએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત બનાવાયું છે સરદાર સરોવર નર્મદા ડેમ પરિસરમાં બંધાયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે અસરગ્રસ્ત બનેલા આદિવાસીઓની સર્વાંગી ભલાઇ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ વન અને આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે સુરત ખાતે પત્રકારોને સંબોધતા શ્રી વસાવાએ ઉમેર્થું હતું કે આદિવાસીઓનું હિત સરકારના હૈયે સદાય વસેલું રહે છે એટલે આદિવાસી સમાજ સાથે વાટાઘાટ વડે તમામ નિર્ણય લેવાશે

અરબી સમુદ્રમાં હળવા દબાણના કારણે ગઇકાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી વાતાવરણ છવાયું છે ગઇકાલ બપોર બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે ગીરસોમનાથ અમરેલી જૂનાગઢ કેશોદ વંથલી ડાંગ વલસાડ કપરાડા ધરમપુર પારડી તથા નવસારી પંથકમાં વરસાદી ઝાપટાં પડવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે કપાસ તથા ડાંગરના પાકોને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે તાપી જિલ્લાના વ્યારા ડોલવણ સોનગઢમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો નર્મદા જિલ્લાના રાજપીપળામાં અને આણંદ પંથકમાં તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે ભરૂચ જિલ્લાના નેત્રંગ આસપાસ ભારે પવન સાથે વરસાદ પડતા કપાસ અને સોયાબિનનાં પાકોને નુકસાનનો ભય ઊભો થયો છે ભાવનગર પંથક અને ભાવનગર શહેરમાં પણ ગઇકાલે યોમાસા જેવો માહોલ સર્જાયો હતો ભાવનગર શહેરમાં ધીમી ધારે વરસાદ ચાલુ રહેલા ફટાકડાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે ઉલ્લેખનીય છે કે ખેડૂતો હાલ ડાંગરની વાવણી શેરડી રોપણી જેવા કામોમા જોતરાયા છે ત્યારે આ કમોસમી વરસાદના કારણે તેમના પાકોને નુકસાન થવાથી તેઓ ચિંતાતુર બન્યા છે વરસાદના કારણે શાકભાજીના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે પશુપાલકો પશુના યારો એવા ડાંગરના પુરાને ભીના થતાં અટકાવવા પ્લાસ્ટિક પાથરવાની કામગીરી કરતા નજરે ચડ્યા છે અમદાવાદમાં પણ ગઇકાલે વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન સુરત ડાંગ ભરૂચ વડોદરા તાપી વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ અમરેલી ભાવનગર જૂનાગઢ અને દીવમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી આકાશવાણી મારફતે મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકસંવાદ કરશે

ટ્વીટર પર પ્રધાનમંત્રીએ લોકોને પોતાના વિચારો રજૂ કરવા જણાવ્યું છે લોકો માય ગોવ ઓપન ફોરમ દ્વારા કે નમો એપ દ્વારા પ્રશ્નો રજૂ કરી શકે છે